પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે કેબિનેટ સચિવના અધ્યક્ષપદે યોજાયેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ સહિતના તેર શહેરોની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે લોકડાઉન પછી રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિ ફરી યથાવત્ કરવાના પગલાં સૂચવવા ભુતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડોક્ટર હસમુખ અઢીયાના વડપણ હેઠળની સમિતીએ તેનો વચગાળાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો છે

સાજા થતા તેમને રજા અપાઈ છે

આ બેઠકમાં તેર શહેરોમાં મ્યુનિસિપલ કમીશનરો જિલ્લા મેજીસ્ટ્રેટ તથા સંબંધીત રાજ્યોના અગ્ર સચિવોએ ભાગ લીધો હતો કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારોમાં કોવીડને નિયંત્રણમાં લેવા એક માર્ગદર્શિકા બહાર પાડી છે આ સંદર્ભમાં કોવીડથી અસરગ્રસ્ત મુંબઈ અમદાવાદ જેવા શહેરોમાં લેવાયેલા પગલાંની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી

મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સમિતિએ આપેલો અહેવાલ રાજ્યમાં ઉદ્યોગ વેપાર સહિતના ક્ષેત્રોમાં જનજીવન ઝડપથી પૂર્વવત કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી શ્રી હસમુખ અઢીયાના વડપણ હેઠળની સમિતી રાજ્યમાં વિવિધ ક્ષેત્રને કોવીડની પરિસ્થિતિના લીધે થયેલું આર્થિક નુકસાનનો અભ્યાસ કરી ક્ષેત્ર અનુસાર પુનર્ગઠનના ઉપાયો સૂચવશે બજેટની સ્થિતિ આર્થિક ખાધ વર્તમાન કર માળખા અંગે પણ ભલામણો કરશે રાજ્યમાં આર્થિક અને રાજકોષીય સુધારણા માટે ટૂંકા અને લાંબાગાળાની કાર્ય યોજના પણ સમિતી ઘડી રહી છે આ બધી જ બાબતોની કાર્ય યોજના હસમુખ અઢિયા સમિતી એક મહિનામાં રાજ્ય સરકારને આપવાની છે ઉલ્લેખનિય છે કે શ્રી અઢીયાના વડપણ હેઠળની છ સભ્યોની આ સમિતીમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે

રવિન્દ્ર ધોળકીયા જાણીતા ટેક્ષ કન્સલટન્ટ શ્રી મૂકેશ પટેલ ફાયનાન્સીયલ એકસપર્ટ શ્રી પ્રદિપ શાહ પૂર્વ આઇ

ડી શ્રી એમ થેન્નારસનની નિયુકતી કરાઈ છે

દરમ્યાન લોકડાઉનના સમયગાળામાં રસીકરણની સેવાઓ સ્થગીત કરવામાં આવી હતી જે સેવાઓને ચાલુ માસના પ્રથમ સપ્તાહથી પૂર્વવત કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે વિવિધ દેશોમાં અભ્યાસ વેપાર કે અન્ય હેતુથી ગયેલા અને કોરોનાના લીઘે ત્યાં અટવાયેલા ભારતીયોને વંદે ભારત મીશન હેઠળ સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે

આ વેબીનારમાં નિષ્ણાંતો દ્વારા મેડિકલ એન્જીનીયરીંગ ફાર્મસી સહિત વિવિધ ક્ષેત્રે રહેલી તકો અંગે માર્ગદર્શન અપાશે

ઈસરો સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડોક્ટર પારૂલ પટેલ એન્જીનીયરીંગ તથા ટેકનોલોજી ક્ષેત્રની તકો અંગે વિગતો આપશે વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા પ્રશ્નો વેબીનાર ડોટ ગુજકોટ એડધી રેટ જી મેઈલ ડોટ કોમ ઉપર મોકલી શકશે વેબીનારના અંતે યોજાનાર પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ મોકલેલા પ્રશ્નોની યર્યા કરાશે

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે

જે ગુજરાતનાં તમામ આકાશવાણી અને વિવિધ ભારતી એફ એમ કેન્દ્રો પરથી સાંભળી શકાશે

આ પૈકી નવા તબીબી ઉપકરણો માટે નવી સિવિલ હોસ્પિટલને સાત લાખ અને સુરત મહાનગરપાલિકાને સાત લાખ રૂપિયા અપાયા છે

જ્યારે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે તેમજ સાવરકુંડલાના મિતીયાળા અભ્યારણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે એક જ દિવસમાં સિંહોના ચાર ચાર મૃતદેહ મળી આવ્યાછે અમારા પ્રતિનિધિ જણાવેછે કે રાજુલાના કોવાયા ગામથી રેસ્ક્યુ કરાયેલા સિંહનું બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપશ્ચ્યું છે

સંઘપ્રદેશના ઇન્ફોરમેશન ટેકનોલોજી વિભાગના સચિવ દાનિશ અશરફે બોલાવેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયા વિઝનને સંઘપ્રદેશમાં સંપૂર્ણ રીતે લાગુ કરવાની દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાફન આપવા માટે એક જાગૃતિ અભિયાન યલાવવાનો નિર્ણય કરાયો હતો